રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કર્યા છે ખાસ કાર્યક્રમમાં જાણીતા પહ મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનીત કરવામાં આવ્યા હતા અભિનેતા કાદરખાનને પદ્મશ્રી તથા પત્રકાર કુલદીપ નાયરને પદ્મભુષણ પુરસ્કાર મરજ્જોપરાંત એનાયત કરાયો છે ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા પદ્મ પુરસ્કારોની જાહેરાત ગત પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ કરવામાં આવી હતી

ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરતાં જ આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા વિવિધ રાજકીય પાર્ટીના બેનર તેમજ હોર્ડિંગ્સ ઉતરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે કર્મચારીઓ દ્વારા પાલિકા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ જાહેર માર્ગ અને વિવિધ બિલ્ડીંગ પર પ્રચાર અને પ્રસાર માટે વિવિધ રાજકીય પાર્ટી દ્વારા લગાવામાં આવેલ બેનર હોર્ડિંગ્સ અને ઝંડા ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત જાહેર માર્ગો પર લગાવવામાં આવેલા બેનરો અને ધજાઓ પણ ઉતારી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે ચૂંટજીપંચે લોકસભાની ચૂંટજી સાત તબક્કામાં જાહેર કરી છે

ગેઈમ્સ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલાદિન નિમિત્તે ભુજ તાલુકાના ગડા મુકામે આવેલા એસ

એસ વિલેજ ખા તે બફેનોને વ્યસનમુક્તિ અને દીકરીને ભણાવવા ઉપર ભાર મૂકી ઝૂપડ પદ્દીની બફેનો પણ સા દા ખોરાકમાંથી પોષક તત્વો કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે ની સમજ આપી ફતી આ ઉપરાંત ભુણ ફત્યા અટકાવવા ઉપર માર્ગદર્શન આપ્યુ હતું ભુજ એરપોર્ટ ખાતે કેન્દ્રીય ઔધોગિક સુરક્ષાદળનાં જવાનોની મહિલાઓ ને બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ સારવાર અને સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું ફતું મહિલાઓના વિકાસમાં શિક્ષણ અને આરો ગ્યનું વિશેષ મફત્વ સમજાવ્યું ફતું ઉપરાંત ભુજ એન્જીનિયરીંગ કોલેજ ખાતે પણ આરોગ્ય ક્ષેત્રે લેવાની થતી કાળજી સંદર્ભે વિસ્તૃત સમજ અપાઈ હતી

ફિક્સ પગારની નોકરી કરતા બાલગુરૂ વિદ્યાસફાયકોની નોકરી ફવેથી સળંગ ગણવાના રાજ્ય સરકારના નિર્ણયને શિક્ષકસંઘ દ્વારા આવકારાથો છે

રાજ્યના સવા લાખથી વધુ શિક્ષકોને સ્પર્શતા અતિ મફત્વના આ પ્રશ્નનું નિરાકરણ લાવવા બદલ રાજ્ય પ્રા શિક્ષકસંઘના પ્રમુખ દિગ્વિજયસિંફ જાડેજા સતીષ પટેલ સફિતનાએ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શિક્ષણમંત્રી સફિતનાનો આભાર માન્યો છે

નગરપાલિકાના વોર્ડ નં ક ની ચોજાયેલી પેટાચૂંટણી માટે આવતીકાલે મત ગણતરી યોજાવાની છે ત્યારે ફવે મતદાન બાદ પરિણામ પર સૌની નજર મંડાઈ છે એક તરફ લોકસભાની ચૂંટણીની જાફેરાત થઈ ગઈ છે અને બીજી તરફ ભુજ નગરપાલિકાની વોર્ડ નં

ગઈકાલે વોર્ડ નં

ભુજની જુની મામલતદાર કચેરી ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આવતીકાલે મત ગણતરી ફાથ ધરવામાં આવનાર છે ત્યારે શફેરીજનો અને રાજકીય આગેવાનોની નજર સુધરાઈની પેટાચૂંટણીના આવનાર પરિણામ તરફ મંડાઈ છે

મી

ભુકંપ પ્રભાવિત ક્ષેત્ર એવા કચ્છમાં સતત ફળવા કંપનો અનુભવાતા રહેતા ફોય છે જિલ્લાની મુખ્ય છ ફોલ્ટ લાઈનો પૈકી વાગડ સૌથી વધુ સક્રિય છે

મી

અંજાર ખાતે ફાલ વર્તુળ કચેરી વિભાગીય કચેરી પેટા કચેરી સિવિલ પેટા કચેરી યાંત્રિક વાસ્મો કચેરી સફિત પાંચ કચેરી કાર્યરત છે તાલુકા લેબોરેટરી અને વાસ્મો પેટા કચેરી એમ બે કચેરી ખોલવાનું આયોજન છે

નેફ્લ ઠક્કર માલધારીઓ વતન પરત કચ્છમાં સર્જાયેલી અછતના પગલે પશુઓનો જીવ બચાવવા માલધારીઓ પોતાના પશુઓ સાથે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળોએ સ્થળાંતર કરી ગયા ફતા જિલ્લામાં મોટી સંખ્યામાં શરૂ થઈ રફેલા ઢોરવાડાના પગલે ઘાસની તંગીની સ્થિતિ આંશિક ફળવી બની હોઈ ફિઝરતી માલધારી પશુઓનો ફરી કચ્છ ભણી પ્રવાહ્ શરૃ થયો છે